આ નાણાકીય વર્ષ દરમિયાન સપ્ટેમ્બરમાં આવક અત્યાર સુધીમાં સૌથી વધુ છે

તેમાં કહેવામાં આવ્યું છે કે ગયા વર્ષના આ ગાળામાં જીએસટીની આવક કરતાં આ વર્ષે આવક ચાર ટકા વધારે છે

તેણે મધ્યરાત્રિમાં અંતિમ સંસ્કાર કરવાની તાકીદ અંગે સ્પષ્ટતા વહીવટીતંત્રને આ અંગે વહેલી તકે જવાબ મોકલવા જણાવ્યું છે

આ ઘટના સમાજમાં મહિલાઓની ભયંકર સ્થિતિને દર્શાવે છે એનસીડબ્લ્યુએ જણાવ્યું કે પોલીસ અધિકારીઓએ મધ્યરાત્રિએ તેના પરિવારના સભ્યોની પરવાનગી અને ઉપસ્થિત વિના તેના મૃતદેહનું અંતિમ સંસ્કાર કર્યા હોવાનો અહેવાલ સામે આવ્યો છે તે ખૂબ જ નીંદનીય બાબત છે

કુવૈતના આમિર શેખ સબાહ અલ અહમદ અલ જાબીર અલ સબાહ્ મંગળવારે અવસાન પામ્યા હતા રવિવારે રાષ્ટ્રધ્વજ તમામ ઇમારતો પર અડધી કાઠીએ લહેરાશે અને તે દિવસે કોઈ સત્તાવાર મનોરંજન કરવામાં આવશે નહીં

આ નિયમોમાં વાહન ચલાવતા નાગરિકોના અધિકાર અંગે જોગવાઈ છે અને તે ધર્મ રાષ્ટ્રીયતા અથવા જાતિના આધારે કોઈ ભેદભાવ વિના આદરપૂર્વક વર્તે છે કોઈ પોલીસ અધિકારી અથવા અન્ય કોઈ વ્યક્તિ નામ ઓળખ સરનામું અથવા આવી અન્ય કોઈ વ્યક્તિગત વિગતો જાહેર કરવા દબાણ કરશે નહીં જો કે વ્યક્તિ સ્વેચ્છાએ તે જાહેર કરવાનું પસંદ કરી શકે છે નિયમોમાં એ પણ જોગવાઈ છે કે દરેક જાહેર અને ખાનગી હોસ્પિટલમાં પ્રવેશ અથવા અન્ય સ્પષ્ટ સ્થાનો પર અને તેમની વેબસાઇટ્સ પર હિન્દી અંગ્રેજી અને સ્થાનિક ભાષામાં એક ચાર્ટર પ્રકાશિત કરવામાં આવશે

દિલ્હી જવા રવાના થતાં પહેલા મુખ્ય યૂંટણી કમિશનરે પટણામાં રાજ્યના મુખ્ય સચિવ ગૃહ સચિવ અને ડીજીપી સાથે બેઠક કરી હતી મુખ્ય ચૂંટણી કમિશનરે જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને નોડલ અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે મતદાન કર્મચારીઓ સુરક્ષા કર્મચારીઓ અને મતદારોને સુરક્ષિત રાખવા માટે માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવે ટીમે રાજ્યના મુખ્ય રાજકીય પક્ષો સાથે બેઠક પણ યોજી હતી અને મતદાન દરમિયાન કોરોના અને ભીડ સંચાલન અંગેના તેમના સૂચનોની નોંધ લીધી હતી જુદી જુદી અમલીકરણ એજન્સીઓના નોડલ અધિકારીઓ સાથેની બેઠકમાં ટીમે કાળા નાણાં દારૂ અને હથિયારોની અવરજવરને કાબૂમાં લેવા માટે કડક નજર રાખવાની સૂચના આપી હતી

દરમિયાન એક્ઝાઇઝ વિભાગની અપૂરતી તૈયારી અંગે અસંતોષ હોવાથી ચૂંટણી પંચે રાજ્ય આબકારી કમિશનર બી કાર્તિકેય ધનજીને પદ પરથી હટાવ્યા છે

નવમી એ ઉમેદવારીપત્રોની ચકાસણી થશે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો છેલ્લો દિવસ બારમી ઓક્ટોબર છે ચૂંટણી પંચે કોવિડના લીધે ઉમેદવારીપત્રો ઓનલાઇન માધ્યમથી ભરવાનો વિકલ્પ આપ્યો છે ઉમેદવારો પોતાની ડિપોઝીટના નાણાં પણ ઓનલાઇન પધ્ધતિથી જમા કરાવી શકશે

બીજા તબક્કાની યૂંટણી ત્રીજી અને ત્યાર બાદ સાતમી નવેમ્બરે ચૂંટણી યોજાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી કોવિંદને ટ્વીટર ઉપર આપેલી શુભેચ્છામાં તેમની નીતિગત બાબતોની ઊંડી સમજ તથા બુધ્ધિમત્તાને રાષ્ટ્ર માટે અસ્કયામત તરીકે ઓળખાવી છે ગૃહમંત્રી અમિત શાહે શ્રી કોવિંદે ગરીબ લોકોને અધિકાર સંપન્ન બનાવવા તથા તેમના કલ્યાણ માટેની સમર્પિતતાને બિરદાવી છે માહિતી અને પ્રસારણંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે શ્રી કોવિંદના ગૌરવપ્રદ વર્તને રાષ્ટ્રપતિ પદની ગરિમા વધારી છે

બીએસઈના બ્રોડર માર્કેટે સેન્સેક્સને પ્રભાવશાળી બનાવ્યું

દિવસની શરૂઆતમાં ટોક્યો સ્ટોક એક્સયેંજમાં તેજી જોવા મળ્યા બાદ કારોબાર અટક્યો હતો શાંઘાઇ હોંગકોંગ અને સિઓલમાં એક્સચેન્જો રજાઓના કારણે બંધ હતા વોલ સ્ટ્રીટ સૂચકાંકોમાં સકારાત્મક નોંધ પર બંધ રહ્યા હતા

જિનીવામાં રાષ્ટ્ર સંઘ માનવ અધિકાર પરિષદમાં ભારતે પાકિસ્તાન દ્વારા અપાયેલા નિવેદનના જવાબના અધિકારનો ઉપયોગ કર્યો હતો જિનીવામાં ભારતના કાયમી મિશનમાં પ્રથમ સચિવ પવન બાઘેએ કહ્યું કે ભારત સામે અપમાનજનક અને અસ્વીકાર્ય ભાષાનો આશરો લેવો એ પાકિસ્તાનના શંકાસ્પદ માનવાઘિકારના રેકોર્ડને સુધારી શકશે નહીં તેમણે કહ્યું કે ભારત વિરુદ્ધ કોઈ બનાવટી શબ્દો એ હકી કતને બદલશે નહીં કે પાકિસ્તાન અને તેના નિયંત્રણ હેઠળના પ્રદેશો પત્રકારો માનવાધિકાર સામાજિક કાર્યકરો અને ધાર્મિક અને વંશીય લધુમતીઓ માટે મોતની જાળ સમાન છે પોતાના નિવેદનમાં તેમણે ઉમેર્યું કે પાકિસ્તાનમાં દર વર્ષે સેંકડો પત્રકારો અને માનવાધિકાર સંરક્ષણકારો આયોજિત રીતે મૃત્યુ પામે છે પાકિસ્તાનના માનવાધિકાર અને લોકશાહી મૂલ્યો અંગેના નબળા રેકોર્ડની ટીકા કરતાં ભારતે કહ્યું કે વિશ્વમાં પ્રગતિ થઈ છે તેમ છતાં પાકિસ્તાન આધુનિક કાયદા લોકશાહી અને માનવાધિકારના વાસ્તવિક અર્થને સમજવા માટે હજી પણ પાછળ છે

જોકે મહારાષ્ટ્રમાં ગુનાઓમાં દોઢ ટકાનો ઘટાડો થયો છે

મુંબઈમાં પણ જાહેર પરિવહનમાં જાતીય સતામણીની ઘટનાઓ નોંધાઈ છે અને બાળકોના જાતીય શોષણના સૌથી વધુ કેસ નોંધાયા છે બળાત્કારના કેસોની યાદીમાં નાણાકીય રાજધાની મુંબઈ દિલ્હી અને જયપુર પછી ત્રીજા ક્રમે છે

તેમણે કહ્યું કે સંસદ દ્વારા તાજેતરમાં પસાર કરાયેલ કૃષિ બિલ ખેડૂતોના જીવનમાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે